કાયદામંત્રી રવિશંકર પ્રસાદે તેને સમાનતા અને જાતિગત ન્યાય માટે જરૂરી ગણાવ્યું

સર્વોચ્ય અદાલતે પણ આ અંગે યુકાદો આપ્યો છે ત્યારે તે કોઇ સમુદાથ કે ધર્મ વિરોધી નહીં પરંતુ મહિલાઓના અધિકાર અંગે હોવાનું જણાવ્યું હતું વિરોધપક્ષના નેતા ગુલામનબી આઝાદે આ ખરડાની ટીકા કરીને મુસ્લીમ પરિવારોને લક્ષ્ય બનાવ્યા હોવાનો આરોપ મૂક્યો હતો તેમણે કહ્યું કે અદાલતના લધ્મતિ યૂકાદાનો સરકાર આધાર લઇ રહી છે અને તે રાજનિતી આધારીત છે તેમણે આ ખરડો પ્રવર સમિતિને મોકલવાની માગણી કરી હતી તેમણે મહિલા અનામત ખરડો ઝડપથી પસાર કરવા માગણી કરી હતી જનતાદળે તેના વિરોધમાં સભાત્યાગ કર્યો હતો

આ માટે કેન્દ્ર સરકાર ગ્રાહકસરક્ષા સત્તામંડળ રચી શકે તેવી જાગવાઇ છે આ સત્તામંડળને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત માટે કે ખરાબ ગુણવત્તા માટે બે વર્ષની જેલ અને દસ લાખ રૂપિયાના દંડની જાગવાઇ છે આ ઉપરાંત ખરડામાં જિલ્લા રાજય તથા રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક વિવાદ નિવારણ પંચ રચવાની પણ જાગવાઇ છે ગ્રાહક બાબતોના મંત્રી રાવસાહેબ પાટીલે આ ખરડો રજૂ કરતાં જણાવ્યું હતું કે આ ખરડામાં ગ્રાહકોને ઝડપી ન્યાય મળે તેવી વ્યવસ્થા છે ચર્ચા દરમિયાન ભાજપના ભાજપના રાજેન્દ્ર અગરવાલે આ ખરડાને ખૂબ જ વ્યાપક ગણાવ્યું આજ ેવેપારક્ષેત્ર બદલાયું છે ત્યારે ગ્રાહકોનું શોષણ થતું હોય છે તૃણમૂલ કોંગ્રેસના પ્રતિમા મંડલે કહ્યું કે આ ખરડાથી ગ્રાહક સુરક્ષા મજબૂત બનશે અને ઇ કોમર્સને પણ તેમાં આવરી લેવાશે

નાયબ મુખ્યમંત્રી ડોકટર દીનેશ શર્માએ આજે લખનઉમાં સારવાર લઇ રહેલી પીડીતાની કીંગ જયોર્જ હોસ્પીટલમાં મુલાકાત લીધી અને ખબરઅંતર પૂછ્યા હતા તેમની સાથે રાષ્ટ્રીય મહિલા પંચની ટીમ પણ હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે પીડીતાના કુટુંબીજનો આજે સવારથી ધરણાં પર છે અને રાયબરેલીની જેલમાં રહેલા લોકોને પેરોલ પર છોડવાની માગણી કરી રહ્યાં છે દરમિયાન આજે લોકસભામાં વિરોધપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ ગૃહમંત્રીના નિવેદનની માગણી કરી અને પીડીતાના પરિવારને સુરક્ષા પૂરી પાડવા રજૂઆત કરી તેમણે જવાબદારને કડક સજા કરવા જણાવ્યું ભાજપના જગદંબિકા પાલે જણાવ્યું કે પકડાયેલી ટ્રક સમાજવાદી પાર્ટીના નેતાની છે સંસદીય બાબતોના મંંત્રી પ્રહલાદ જાશીએ આ મુદ્દે રાજનીતી ન કરવા જણાવ્યું અને કહ્યું કે સીબીઆઇ આ કેસની તપાસ કરવાની છે તેમના જવાબથી નારાજ કોંગ્રેસ ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ ગૃહની મધ્યમાં દેખાવો કરી સભાત્યાગ કર્યો હતો

એસ તિરૂમૂર્તિએ કહ્યું કે રાષ્ટ્રપતિની મુલાકાતથી બેનીન સાથેના દ્વિપક્ષી સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે

તે અંગે રાષ્ટ્રપતિએ આનંદ દર્શાવ્યો હતો

તે દ્વારા સુરક્ષા અને સલામતિ વધારવા ભારત મદદરૂપ બન્યું છે આ પ્રસંગે શ્રી બેસિલિયોએ આભાર વ્યકત ક્યો હતો

તેમણે વાવાઝોડા દરમિયાન ભારતે આપેલા ટેકા બદલ આભારની લાગણી દર્શાવી હતી કટોકટીની પળોમાં ભારતે સૌપ્રથમ મદદ કરી હતી

સંરક્ષણમંત્રીએ વિદેશમંત્રી જાસ પાચેકોની સાથે પણ બેઠક થોજી હતી શ્રી સિંહ આજે રાત્રે ત્રણ દિવસના પ્રવાસ બાદ ભારત આવવા નીકળશે પ્રવાસ દરમિથાન ભારત અને મોઝામ્બીક વચ્ચે જહાજ અને જળબાબતો માટેના કરાર થયા હતા

શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટીના નેતૃત્વમાં તેનું આથોજન થયું છે

પહેલી ઓગસ્ટે અરદાસ પછી નગરકીર્તન નાનકાના સાહિબથી શરૂ થશે

તેમાં જૈશ મહંમદનો કમાન્ડર ફયાઝ માર્યો ગયો છે બીજા ત્રાસવાદીની ઓળખ થઇ નથી ફાયઝ સીઆરપીએફ પરના ફમલામાં સંકળાયેલો હતો સલામતિદળોએ આ મહત્વની સિદ્ધિ ગણાવી છે બીજબહેરા તાલુકાના કાતુ ગામે વિસ્તારને ઘેરી લઇને કાર્યવાહી કરવામાં આવી હતી જા કે કોઇપણ પક્ષે જાનહાનિના અહેવાલ નથી દરમિયાન જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણીને જણાવ્યું કે ભારતીયદળોએ આપેલા વળતા જવાબમાં પાકિસ્તાની ચોકીઓ પર ભારે નુકસાન થયું છે જા કે એક ભારતીય જવાન શહીદ થયો છે જમ્મુના અખનૂરનો ક્રીશનલાલનું અવસાન થયું છે

આ ઉપરાંત રાજયસભામાંથી સંસદસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે રાજયસભાના સભાપતિશ્રી વેકૈંચાહ નાથડુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે

વિદેશમંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે અમેરિકાના વિદેશમંત્રી શેરીમાં ફીંસાને વાજબી ઠરાવી રહ્યા છે તેમણે કહ્યું કે ફેબ્રુઆરી અને માર્ચ મહિના અમેરિકાના હોંગકોંગ ખાતેના વાણીજય દૃતે આંતરિક દખલ કરી અને ખરડામાં સુધારાઓની ટીકા કરી હતી તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ વિરોધી નેતાઓને મળ્યા હતા મે મહિનામાં માઇક પોમ્પીયો પણ મળ્યા હતા ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં હજારો લોકો સરકારના સુધારાઓનો વિરોધ કરીને લોકશાહી તરફી દેખાવો કરે છે

સૌરભે થાઇલેન્ડ અને યીનના ખેલાડીઓને ફરાવ્યા જયારે ઉત્તેજિતા રાવે કેનેડાની ખેલાડીને ફરાવી આ ઉપરાંત સાયના નહેવાલ બી સાંઇ પ્રણીત કે શ્રીકાંત એચ

પ્રણથ અને પી કશ્યપ પણ રમશે આવતીકાલતી છેલ્લો રાઉન્ડ રમાશે